પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

રાજ્ય સરકારે નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સરળતાએ મળી રહે તે માટે ફેરિયાઓ નાના વેપારીઓ સહિત એક લાખ સાઇઠ હજાર વ્યકિતઓને પાસ આપ્યા છે

રાજ્ય સરકારે કોરોનાના લીધે કવોરન્ટાઇનમાં રખાયેલી વ્યક્તિઓને શારીરિક

શ્રી મોદીએ કહ્યું કે વધુ લોકો સાથે સીધો સંપર્ક સેવા ભાવના અને માનવીય અભિગમ આ વિશેષતાઓના લીધે સામાજીક સંસ્થાઓ કોવીડ સામેની લડતમાં વિશ્વસનીય કામગીરી કરી શકશે તેમણે કહ્યું કે દેશ જયારે અસાધારણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે આવી સંસ્થાઓ ગરીબોની પાયાની જરૂરિયાતોને પહોમચી વળવા મહત્વની ભૂમિકા ભજવી શકે છે આવી સંસ્થાઓ પોતાના સંસાધનો તથા સ્વંયસેવકોની મદદથી દર્દીઓ તથા જરૂરિયાતમંદોની મદદ કરી શકે છે પ્રધાનમંત્રીએ ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવાની સાથે સાથે કોરોના અંગે સાચી માહિતી આપીને લોકજાગૃતિ કેળવવા તથા દવાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થવાની સામાજીક સંસ્થાઓને અપીલ કરી હતી અશ્વિની કુમાર રાજ્ય સરકારે લોકડાઉનની સ્થિતીમાં નિરાધાર વૃદ્ધ નિસહાય અને એકલવાયું જીવન જીવતા તથા શ્રમિકો કામદારોને બે ટાઇમ પુરતું ભોજન મળી રહે તે હેતુસર સ્થાનિક જિલ્લાતંત્રોને સેવા સંગઠનો સાથે સંકલન કેળવી વ્યવસ્થા કરવા જણાવ્યુ છે એમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ગઇકાલે જણાવ્યું હતું

તેમ પણ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું

આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગઇકાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યના ઇમરી સંસ્થાના કઠવાડામાં શરૂ કરાયેલી હેલ્પલાઇનનો નંબર એક એક શૂન્ય શૂન્ય છે

શ્રી રવિએ જણાવ્યું હતું કે અમદાવાદ રાજકોટ વડોદરા ભાવનગર સુરત અને ગાંધીનગરમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે તે વિસ્તારને હોટ સ્પોર્ટ ગણીને કોરોનાને એ વિસ્તારમાં સીમિત રાખવા ખાસ સર્વેલન્સ કામગીરી સઘન બનાવી છે આ સમગ્ર કામગીરી ઉપર સઘન દેખરેખ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે

જયારે બે જણાને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે

સાજા થયેલા ચાર દર્દીઓમાંથી ત્રણ દર્દી અમદાવાદના અને એક દર્દી સુરતના છે આ બધા જ દર્દીઓનું તેમની સોસાયટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ દર્દીઓ સાથે ટેલિફોનથી વાતચીત કરી હતી તેમજ મુખ્યમંત્રીએ દર્દીઓ પાસેથી સિવિલ હોસ્પિટલના મેડીકલ અને પેરામેડિકલ સ્ટાફથી મળેલા સહયોગ વિશે જાણકારી મેળવી હતી સાજા થયેલા દર્દીઓએ સિવિલ હોસ્પિટલની સારવાર અને માનસિક સહાયતા માટે આભાર વ્યક્ત કર્યો હતો

શ્રી રવિએ જણાવ્યું હતું કે કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ જરૂરી દવાઓ સાધનસામગ્રી તથા અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી માટે રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતીની રચના કરવામાં આવી છે

તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોને જાગૃત કરવા પોલીસ દ્વારા માઈક અને સ્પીકરના માધ્યમથી ઘરમાં જ રહેવાની સતત અપીલ કરાઈ રહી છે શ્રી ઝાએ જણાવ્યું હતું કે આ લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને વધુને વધુ મદદ કરવાની ભાવના સાથે ગુજરાત પોલીસ મક્કમતાથી ફરજ બજાવે તેવી સૂચના પણ આપવામાં આવી છે

સત્તાવાર યાદી મુજબ ડેપ્યુટી કલેકટર જે

શ્રી દેસાઇએ જણાવ્યું છે કે જરૂર પડે તો સંબંધિતો સામે ખાતાકીય તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે રાજયપાલ કોરોના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કોરોના સંક્રમણ સામેની સમગ્ર દેશની લડાઇમાં સહયોગી થઇને માનવતાના આ કાર્યમાં દેશવાસીઓ વધુને વધુ આગળ આવે તેવી પ્રેરક ભાવના સાથે પોતાના વિવિકાધિન ફંડમાંથી પ્રધાનમંત્રીશ્રીના રાહત ફંડમાં રૃ

કોરોના સંક્રમણ સામેની સમગ્ર રાષ્ટ્રની આ લડાઇમાં સૌ નાગરિકો ઉદાર હાથે સહયોગ આપી નાગરિક ધર્મ બજાવે તેવી અપીલ પણ આ તકે રાજ્યપાલશ્રીએ કરી છે

સાબર ડેરી ચેરમેન તેમજ પ્રતિનિધી મંડળે જિલ્લા કલેકટરને ચેક આપ્યો હતો

આ ઉપરાંત વેરાવળ અને પ્રભાસ પાટણના ઝુંપડપદ્દી વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓના સહયોગથી કુડ પેકેટનું વિતરણ કરવાની કામગીરી સોમનાથ ટ્રસ્ટ કરી રહ્યું છે

સત્તાવાળાઓએ ખેડૂતોને ઉનાળામાં ઘાસચારો સરળતાથી મળી રહે અને સંબંધિત વિસ્તારના નાગરિકો પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં મળી રહે તે હેતુથી આ નિર્ણય લીધો છે સિયાઇ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મહિસાગર અરવલ્લી ખેડા આણંદ અને મહેસાણા સહિત સાત જિલ્લાના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળશે